પ્રાદેશિક સમાચાર જયેશ વેગડા વાંચે છે

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડો જયંતિ રવિએ લોકોને ભયભીત ન થવા અપીલ કરી

પરિસંવાદ કે કાર્યશિબિર યોજવા પર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે ગુજરાત સામાજિક કૃષિ શિક્ષણ આરોગ્ય પ્રવાસન સહિતના સર્વગ્રાહી

આરોગ્ય કમિશ્નર જે

નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે કોરોના વાઇરસ સામે લડવા તંત્ર સંપૂર્ણ સજ્જ હોવાનું જણાવ્યું છે વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ તબીબી ક્ષેત્રના નિષ્ણાતો લોકોને સાવચેતી રાખવાનું માર્ગદર્શન આપી રહ્યા છે સાથે સાવચેતીના પગલાંરૂપે દવાઓનું પણ વિતરણ કરી રહ્યા છે જામનગરમાં હોમિયોપેથી ડોકટરો દ્રારા કોરોના વાઇરસને નિપટવા લોકોને નિઃશુલ્ક દવાઓનું વિતરણ કરી રહ્યા છે હોમિયોપેથી મેડીકલ એશોસિએશન દ્વારા દવાઓ આયુષ મંત્રાલય અને સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ રિસર્ચ ઇન હોમિયોપેથી દ્વારા પ્રમાણિત કરાયેલી દવાઓનું વિતરણ કરાય છે કચ્છમાં માંડવીના એક દર્દીને શંકાસ્પદ લક્ષણો જણાતાં ભૂજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે મુખ્ય જીલ્લા અધિકારી ડોકટર પ્રેમ કુમાર કન્નરે જણાવ્યું કે આ દર્દીનું સેમ્પલ ચકાસણી માટે અમદાવાદ મોકલાયું છે જેનો રિપોર્ટ આજે આવવાની સંભાવના છે દર્દીને આઇસોલેશન વોર્ડમાં રખાયો છે

જેમાં કોઇને પણ કોરોના વાઇરસ જણાયો નથી

કોરોના જયંતિ રવિ દરમિયાન રાજ્યના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડોકટર જયંતિ રવિએ જણાવ્યું હતું કે રાજ્યમાં કોરોના વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી પરંતુ વફીવટીતંત્ર દ્વારા તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યા છે

રાજ્યમાં જૂદી જૂદી હોસ્પિટલો ખાતે આઇસોલેશન વોર્ડ શરૂ કરાયા છે રાજ્ય સરકારે કોઇપણ વ્યક્તિ ગભરાવાની જરૂર નથી તેવી સલાહ આપી છે

રાજ્યમાં અમદાવાદની બી

મેડીકલ કોલેજ અને જામનગરની એમ પી શાહ મેડિકલ કોલેજ ખાતે કોરોના વાઇરસના લેબોરેટરી પરીક્ષણની સુવિધા ઊભી કરાઇ છે

કેન્દ્રીય ગૃહ્ મંત્રાલયે એમ પણ જણાવ્યું છે કે ભારત બાંગ્લાદેશ ભારત નેપાલ ભારત ભૂટાન અને ભારત મ્યાનમારની બધી જ સીમાઓ ઉપર એક ખાસ પ્રકારની ચેક પોસ્ટ તૈયાર કરવામાં આવી છે

આરોગ્ય એડવાયઝરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કોરોના વાયરસથી બચવા માટે તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવા તથા તેનું પાલન કરવા નાગરિકોને સલાહ આપી છે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

લોકોને હાથ ધોયા વિના આંખ નાક અને મ્હોંને સ્પર્શ ન કરવાની સલાહ્ આપવામાં આવી છે

શ્રી રૂપાણીએ જણાવ્યું કે સી એમ ડેશ બોર્ડ ઉપર રાજ્ય સરકારના બધા જ વિભાગોના ડેટા તેમજ પ્રજાજનો અને નાગરિકોને મળતી સેવાઓનું રિઅલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે આ ઉપરાંત તેમણે જૂનાગઢને પણ હેરિટેજ સિટી તરીકે વિકસાવવા અને ઉપરકોટ સહિત ગિરનારના યાત્રાધામ વિકાસ આયોજનની પણ વિગતો આપી હતી તેમણે જળસંચય ડિસેલિનેશન પ્લાન્ટ રિયુઝ ઓફ ટ્રીટેડ વોટર સહિતના ગુડ ગવર્નન્સના પગલાઓની વિસ્તૃત જાણકારી આપી હતી

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે અગાઉ નવ રેન્જમાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનો શરૂ કરવાનો નિર્ણય કરાયો હતો તેનો અમલ કરી દેવામાં આવ્યો છે આ નવ રેન્જમાં ગાંધીનગર અમદાવાદ વડોદરા પંચમહાલ ગોધરા ભાવનગર સુરત રાજકોટ જૂનાગઢ અને કચ્છ બોર્ડરનો સમાવેશ થાય છે આ પોલીસ સ્ટેશનોનું મુખ્યમથક ગાંધીનગર રહેશે તેમણે કહ્યું કે ટેકનોલોજીના વિકસતા જતાં યુગમાં ગુનાઓ પણ હાઇફાઇ બન્યા છે ત્યારે સાઇબર ક્રાઇમ સહિત અન્ય ગુનાઓનું ટેકનોલોજી દ્વારા નિયંત્રણ થાય તે માટે ગુજરાત પોલીસને વધુને વધુ સુસજ્જ કરવામાં આવશે

તેનો હેતુ ગ્રાહકોમાં અધિકારોનું સન્માન કરવા અને બજારમાં થતું ગ્રાહકોનું શોષણ રોકવાનો છે આ વર્ષનો વિષય છે સદાય સજાગ ગ્રાહક પાટણ સ્પોર્ટસ સંકુલ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામે વીસ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર સ્પોર્ટસ સંકુલનું રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોરના ફસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ પ્રસંગે શ્રી ઠાકોરે જણાવ્યું કે આ સ્પોર્ટસ સંક્રલ તૈયાર થવાથી સાંપ્રા ગામના યુવા ખેલાડીઓને કૌશલ્ય વર્ધનની વિપુલ તકો મળશે આ પ્રસંગે રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે એમ

આર્ટસ કોલેજના એન

કંપનીના કેડેટસ દ્વારા એક મુઠ્ઠી અનાજ કાર્યક્રમ ચલાવવામાં આવી રહ્યો છે જેના ભાગ રૂપે ગઇકાલે અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત કોલેજના ટ્રસ્ટી શ્રીમતી પ્રિતીબેન પટેલે એન સી

કેડેટ દ્વારા ચલાવવામાં આવતા આ કાર્યક્રમને બિરદાવી તેઓએ પણ પચાસ કિલો ઘઉં આપી એન

કેડેટસના ઉત્સાહમાં વધારો કર્યો હતો એકઠા થયેલા અનાજને પેકેટેસમાં છુટું પાડી ગઇકાલે રાત્રીના સમય દરમિયાન એન

કેડેટ દ્વારા શહેરના કાંકરીયા ખમાસા ટાઉનહોલ ગુજરાત કોલેજ રોડ અને શારદા મંદિર વિસ્તારમાં આ અનાજનું વિતરણ કરવામાં આવ્યું હતું પોરબંદર અમીપુર ડેમ પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના અમીપુર ડેમના દરવાજાનું પાંચ કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે

અમીપુર ડેમના દરવાજાના નવીનીકરણ બાદ આજુબાજુના બાર જેટલા ગામોને સિંચાઇનો લાભ મળશે સ્ટે ચ્યુ ઓફ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોરોના વાયરસથી બચવા માટે સાવચેતીના ભાગરૂપે સ્થળ ઉપર ફરજ બજાવતા પોલીસ વિભાગ સહિતના તમામ કર્મચારીઓ માસ્ક પહેરી કામગીરી કરી રહ્યા છે નર્મદા જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે કોરોના વાયરસથી બચવા માટે તકેદારીના ભાગરૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતા પ્રવાસીઓનું સ્કીનીંગ કરવામાં આવી રહ્યું છે તથા આ સ્કીનીંગની પ્રક્રિયામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ પણ તકેદારી રૂપે મોઢાં ઉપર માસ્ક પહેરી કામગીરી કરી રહ્યા છે